વિવિદ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ઘણી રેલીઓને સંબોધન કરશે શ્રી મોદી આજે સવારે પશ્ચિમ બંગાળમાં દક્ષિણ દિનાજપુર જિલ્લાના બુનિયાદપુરમાં જનસભાને સંબોધન કરશે તેઓ બિહારના અરરિયામાં પણ રેલી યોજશે આજે બપોરે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના ઇટાફ અને બરેલી જિલ્લાઓમાં બે રેલીઓને સંબોધન કરશે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના શિમોગા અને કેરળના પતનમથિદ્દામાં રોડ શો યોજશે તેઓ આજે કેરળના અલપુઝામાં પણ રેલી કરવાનો કાર્યક્રમ છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બિહાર અને છત્તીસગઢમાં જાહેરસભાઓને સંબોધન કરશે દરમિયાન લોકસભાની પાંચમા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે યકાસણી કરશે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ સોમવાર છે

રાજયના યુંટણી અધિકારીના આ આદેશ બહાર પાડીને શ્રી સત્તીને સવારે પર્હોંચતો કરવા પણ કહયું છે પંચના અવલોકન અનુસાર હિમાચલ પ્રદેશના સોલાન જીલ્લામાં રામ શહેર ખાતેની યુંટણી સભામાં સતપાલ સત્તીએ કરેલુ વિવાદાસ્પદ નિવેદન માત્ર અભદ્ર નથી પરંતુ અપમાન જનક અને સંપુર્ણ પણે અયોગ્ય પણ છે

આરએલએસપીના બે ભાગો વચ્ચે નેતાગીરી અંગેના વિવાદની સુનાવણી વખતે પંચે આ યુકાદો આપ્યો હતો પક્ષના ધારાસભ્ય લલન પાસવાન એક જુથની આગેવાની કરી રહયાં છે તેમણે યુંટણી પંચને જણાવ્યું હતું કે શ્રી કુશવાહા પક્ષના સભ્યોની મંજુરી વિના રાષ્ટ્રીય લોકતાંત્રિક જાડાણ એનડીએમાંથી નીકળી ગયા હોવાથી તેમને પક્ષમાંથી દુર કરવામાં આવ્યા હતા પંચે તેના વચગાળાના આદેશમાં જણાવ્યું છે કે લોકસભા યુંટણીઓ પુરતા શ્રી પાસવાનને પક્ષના રાજય એકમના વડા તરીકે માન્ય રાખવામાં આવ્યા છે

ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ અને ન્યાયમૂર્તિ રાજેન્દ્રક્રમારની ખંડપીઠે ગઇકાલે એક જાહેરહિતની અરજીના આધારે આ નોટિસ આપી હતી અદાલતે કોંગ્રેસ અને યૂંટણીપંચને બે સપ્તાહની અંદર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે

અરજકર્તાઓએ કહ્યું કે ઘોષણાપત્રમાં આવો વાયદો કરવો લાંચ સમાન છે અને તેનાથી જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન થાય છે

હમીર પુર જીલ્લાના આ બનાવમાં એક જ કુટુંબના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી અલ્હાબાદ વડી અદાલતની ખંડપીઠે હમીરપુરના અધિક સેશન્સ જજનો નિર્ણય રદ કર્યો હતો આ નિર્ણયમાં સાક્ષીઓની જુબાની શંકાસ્પદ હોવાનું કઠીને તમામ દસેથ આરોપીઓને નિર્દોશ છોડી મુકવામાં આવ્યા હતા રાજય સરકારે અને પ્રતિપક્ષના પ્રતીનિધિ રાજીવ શુકલે જીલ્લા અને સેશન્સ ન્યાયાધિશોના નિર્ણયને વડી અદાલતમાં પડકાર્યો હતો

એક ખાનગી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહયું છે કે તેમની સરકારે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સીમાયિન્ઠ રૂપ સિપ્ધઓ હાંસલ કરી છે અને આગામી પાંચ વર્ષોમાં અદના માનવીના સપના સિધ્ધ કરવા માટે સરકાર વધુ ઝડપે કામ કરશે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા શ્રી મોદીએ જનતાને ખોટા વયનો આપવાનો અને કોમી રાજકારણને અનુસરવાનો પણ વિરોધ પક્ષો ઉપર આક્ષેપ કર્યો છે તેમણે કહયું છે કે અદાલતે જેમને કસુરવાર ઠરાવ્યા છે તેમને કોંગ્રેસી નેતાઓ મળી રહ્યાં છે પરંતુ તેમની સરકાર અલગતાવાદીઓ સાથે કડક હાથે કામ લેવાનું યાલુ રાખશે શ્રી મોદીએ ઉમેર્યુ હતું કે મધ્ય પ્રદેશમાં ભોપાલની લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી રહેલાં સાધ્વી પ્રજ્ઞા ઠાકોરની ઉમેદવારી સામે સવાલ ઉઠાવનારા કોંગ્રેસી નેતાઓ પોતે જામીન પર છુટેલા છે

આ ટ્રેન હાવડાથી નવી દિલ્ફી આવી રહી હતી ડબ્બામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક ગ્રામજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા એક ડઝનથી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે રેલવે અને રાષ્ટ્રીય આપત્તિ બયાવ દળ દુર્ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગયા છે

સુરક્ષા સુત્રોએ જણાવ્યું કે આતંકવાદીને વાતેર ગામ ક્ષેત્રમાંથી પસાર થઈ રહેલી પેટ્રોલીંગ પાર્ટી પર ફમલો કર્યો અને જવાનો પર અંધાધુધ ગોળીઓ વરસાવી સુત્રોનું માનવું છે કે સેના દ્વારા ક્ષેત્રની તપાસ કરવા માટે કરાયેલી ઘેરાબંધીમાં અન્ય એક આતંકવાદી ફસાયેલો છે અન્ય એક ઘટનામાં આતંકવાદીઓએ ગઈકાલે સાંજુ પુલવામા જીલ્લાના મિદુરા ત્રણ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે સીઆરપીએફની એક શિબિર પર હુમલો કર્યો હતો

મંદિર સમિતિના એક નિવેદનમાં જણાવાયું છે કે બી એ

સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી મહારાજ શિલાન્યાસ વિધિની અધ્યક્ષતા કરશે

સત્તાવાર વર્તુળે જણાવ્યું છે કે ભારતના ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા મોટા રાજયોના ફજ યાત્રાઓની લાંબી પ્રતિક્ષા યાદી દુર કરી શકાય તે માટે આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે

વધારાની આ જાહેરાત સતત ત્રીજા વર્ષે પણ કરવામાં આવી છે